સમાપન દરમિયાન પ્રધાનમંત્રી દ્વારા ઓનલાઇન સંબોધન કરવામાં આવ્યું તેમણે બંધારણ દિવસ નિમિત્તે રાજનીતીમાં મૂલ્યો જાળવવા પર ભાર મૂક્યો

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેવડીયા ખાતે ગઈકાલથી શરૂ થયેલી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કર્યું હતું શ્રી કોવિંદે કહ્યું હતું કે ભારતના પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ કરાયેલા લોકતાંત્રિક મૂલ્યોને બંધારણમાં સામેલ કર્યા હોવાથી ભારતની લોકશાહી વ્યવસ્થા મજબૂત બની છે ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈંયા નાયડુ લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે પરિષદમાં પ્રાસંગિક સંબોધન કર્યા હતા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

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂયનો નમો એપ કે માય જી

વી મંચ ઉપર મોકલી શકે છે

રાષ્ટ્રપતિ ભવનથી વિડિયો લિન્ક દ્વારા યોજાયેલા આમુખ પઠનમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને રાજ્ય સભા ઉપસભાપતિ હરિવંશસિંહ સહિત તમામ ડેલીગેટ કેવડીયાથી જોડાયા હતા સ્ટેચ્યું ઓફ યુનિટી પરિસરમાં ચાલતી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર કોન્ફરેંસમાં ભાગ લઈ રહેલા તમામ ડેલીગેટ સરદાર સાહેબની પ્રતિમા નજીક એકઠા થયા હતા અને બંધારણના આમુખનું સામૂહિક પઠન કર્યું હતું ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો મુખ્ય સચિવ અનિલ મુકીમ સહિતના અધિકારીઓ સ્વર્ણિમ સંકુલના નર્મદા હોલથી આ પઠનમાં જોડાયા હતા શ્રી રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે હાથીની અંબાડી પર બંધારણ યાત્રા કાઢીને બંધારણ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવેલો જે આયોજનને હવે રાષ્ટ્રીય સ્તરે મહત્તા મળી છે

શિવકુમાર મધુસૂદન મિસ્ત્રી રણદીપ સુરજેવાલા મુકુલ વાસનીક છતીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ જેવા આગેવાનો અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ દફનવિધિમાં હાજર રહ્યા હતા

દરમિયાન જિલ્લા કલેક્ટરે યાત્રિકોને ભવનાથ તરફ ના આવવા વધુ એક વખત અપીલ કરી છે